આ કાર્યક્રમમાં દેશભરના બે હજારથી વધુ વિધાર્થીઓવાલીઓ અને શિક્ષકો ભાગ લેશે પ્રધાનમંત્રી સવાલોના જવાબ આપશે અને પસંદગીના વિધાર્થીઓ સાથે વાતયીત કરશે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 સવારે તેમણએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ગુજરાત પોલીસ દ્રારા સાયબર સુ રક્ષા માટે વિશ્વાસ પ્રોજેક્ટ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો રાજવ્યાપી આરંભ કરાવ્યો શ્રી અમિત શાહે જણાવ્યુ હતું કે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ ગુ ના રોકવા પોલીસને મદદરૂપ થશે

વિશ્વાસ પ્રોજેક્ટથી રાજયના તમામ જિલ્લાઓશહે રો સહિત પર્યટન સ્થળોને યુસ્ત સુ રક્ષા પુ રી પ્રાશે આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યુ હતુકે સાઈબર ક્રાઈમને નાથવા માટે સાઈબર એપ આશ્વત દેશનું પ્રથમ સાઈબર કાઈમ પ્રિવેન્સન યુનિટ બનશે આ યુનિટ કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ આધારીત છેતરપિંડી અને ગુનાઓથી નાગરિકોને માહિતગાર કરશે

તેમના સંબોધનમાં તેમણે વિધાર્થીઓને પોતાના શિક્ષણનો ઉપયોગ દેશના વિકાસ માટે તેમજ વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શોધવા અનુ રોધ કર્યો તેમજ નવા ભારતના નિર્માણમાં યુ વાની ભુ મિકા મહત્વની હોવાનું જણાવ્યું

એચ ડી ની પદવી એનાયત કરાઈ હતી

કચ્છનાં રણોત્સવ અને પતંગોત્સવના આયોજનને કારણે સ્થાનિક લોકો સાથે હસ્તકળાનાં કારીગરોમાં જીવનમાં આર્થિક સામાજીક વિકાસ ક્ષેત્રે અનેક પરિવર્તનો આવ્યાં છે

સપ્તાહના પ્રારંભે વાહન ચાલકોને સીટ બેલ્ટ અને હેલ્મેટ બાબતે જાગૃતિ ફેલાવાઈ હતી આ ઉપરાંત વાહન વ્યવહારને લગતા નિયમોની જાણકારી આપવામાં આવી હતી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જી

પરમારે સપ્તાહના કાર્યક્રમોની જાણકારી આપી હતી

ભુજમાં તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્રારા પુ ષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી